જયારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર બેંગલોર ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમશે

બોમ્બ વિસ્ફોટ કોલંબો ખાતે શાંગરીલા કિંગ્સબારી અને સિનામોન હોટલમાં થયા હતા જ્યાં કેટલાંક વિદેશી નાગરિકો હોવાનું માનવામાં આવે છે કોલંબોમાં સેન્ટ એન્થોની ચર્ચ અને તે ઉપરાંત બટ્ટીકાલોઆ અને નેગોમ્બો ખાતેના ચર્ચમાં પણ બોમ્બ વિસ્ફોટ થયા હતા આ હુમલા સવારે નવ વાગે થયા હતા જ્યારે ઇસ્ટર નિમિત્તે સામૂહિક પ્રાર્થના સભા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અત્યાર સુધી હુમલા માટે કોઈ સંસ્થાએ જવાબદારી સ્વીકારી નથી પ્રધાનમંત્રી રનિલ વિક્રમાસિંઘે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તાત્કાલિક બેઠક યોજી છે પોલીસ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી છે અને ચર્ચ અને હોટેલ સીલ કરી છે

ટ્વીટર પર સુશ્રી સ્વરાજે જણાવ્યું હતું કે શ્રીલંકામાં ચર્ચ અને હોટેલોને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટોના કારણે ઉભી થયેલા પરિસ્થિતિ ઉપર તેઓ ચાંપતી નજર રાખી રહ્યા છે

વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ મતદારોને આકર્ષિત કરવાના છેલ્લા પ્રયાસો કરી રહ્યા છે ભાજપના નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ચિત્તોડગઢ અને બારમેરમાં બે રેલીઓને સંબોધન કરશે કોંગ્રેસ પ્રમુખ રાહ્લ ગાંધી મંગળવારે રાજ્યના બાંસવાડા જીલ્લાના બેનેશ્વર ધામમાં જાહેર સભાને સંબોધન કરશે

ભાજપના પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી તેમની પ્રથમ લોકસભાની ચૂંટણી લડશે

સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતા મુલાયમસિંહ યાદવ વરિષ્ઠ પાર્ટી નેતા શિપપાલ સિંહ યાદવ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવાર અને પક્ષના નેતા વરૂણ ગાંધી સહિતના ઘણા નેતાઓનું ભાવિ મંગળવારે નક્કી થશે

વિવિધ અગ્રણીઓ રેલીઓમાં સંબોધનો કરી રહ્યા છે

એવી જ રીતે દાર્જીલીંગ વિધાનસભાની અગાઉ જાહેર કરેલી પેટાચૂંટણી પણ એ જ દિવસે યોજાશે

ચૂંટણીપંચે સિદ્ધુને આજે નોટીસનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે પંચનું માનવું છે કે પ્રથમ નજરે જોતાં સિધ્ધુએ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનું જણાય છે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પ્રચાર વખતે ધાર્મિક બાબતોને રાજકીય સંબોધનમાં ન વણવાનો નિર્દેશ રાજકીય આગેવાનોને આપ્યો છે

જિલ્લા પોલીસ અને અન્ય દળોને માઓવાદીઓ જંગલમાં છૂપાયા હોવાની મળેલીના પગલે પોલીસના જવાનોએ સંબંધિત વિસ્તારમાં શોધખોળ શરુ કરી હતી તેના પગલે પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઇ હતી પોલીસોને અથડામણના સ્થળેથી માઓવાદીઓના મ્રતદેહોની સાથે દેશી બનાવટના શસ્ત્રો મળી આવ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ મુહંમદ બીન સલમાન વચ્ચે થયેલી મંત્રણાના પગલે ભારતીય હજ ભાવિકોની સંખ્યા વધારાનો નિર્ણય લેવાયો હતો

ટ્વીટર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે મુલકી અધિકારીઓના અથાક પરિશ્રમના કારણે જ દેશનો સર્વાંગી વિકાસ થઈ શક્યો છે આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ દેશના વહીવટી માળખાને મજબૂત બનાવવામાં અસાધારણ ભૂમિકા ભજવનાર સરદાર પટેલનું અસાધારણ યોગદાન યાદ કરતાં જણાવ્યું હતું કે મજબૂત વહીવટી માળખાને લીધે જ યોગ્ય નીતિઓના અમલીકરણના કારણે લાખો લોકોને સશક્ત કરી શકાયા છે

ગુડ ફાઇડે પછીનો રવિવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાનને સૂચવે છે દેશ વિદેશથી ઇસ્ટરની ઉજવણીના અહેવાલ પ્રાપ્ત થયા છે વિવિધ ચર્ચમાં વિશેષ સામૂહિક પ્રાર્થનાસભાઓ યોજાઈ રહી છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇસ્ટરની શુભેચ્છાઓ દેશવાસીઓને પાઠવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે ઈસ્રુ પ્રિસ્તી માનવતા પ્રેમ અને સત્યના પ્રતિક હતા

વૈકેંયા નાયડ્રએ લોકોને પ્રેમ આદર અને સમાનતા જેવા મૂલ્યો દ્વારા નફરત તિરસ્કાર અને ભેદ ભાવને દૂર કરવા લોકોને આહવાન કર્યું છે તેમણે સૌના જીવનમાં આ તહેવાર શાંતિ અને સુમેળ લાવશે તેવી આશા વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પ્રભુ ઇસુના પવિત્ર વિચારો લાખો લોકોને પ્રેરણા આપે છે ઇસુ ખ્રિસ્તે આપણા સમાજને અનિષ્ટથી મુક્ત કરવા અને નિર્બળ તેમજ ગરીબ લોકો પ્રત્યે દયાળુ થવા પર ભાર મૂક્યો હતો

શ્રોતાઓ આ કોમેન્ટરી એફ એમ રેઇનબો અને નેશનલ હુક અપ પરથી સાંભળી શકશે

દરમિયાન ગઇકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપીટલ્સ ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો